પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવીટ ધ્વારા જણાવ્યું છે કે રાયસીના મંત્રણા વૈશ્વિક અને વ્યુફાત્મક મુદૃાઓના વિચાર વિમર્શ માટે મહત્વનો મંચ રહયો છે

આ પહેલા ભારતે મુખ્ય વૈશ્વિક સંમેલનમાં રાજકીય અને ભુ આર્થિક બાબતો વિશે સાયસીની મંત્રણા ગઇકાલે કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઉદઘાટન સત્રમાં ભાગ લીધો હતો ન્યુઝીલેન્ડના ભુતપુર્વ પ્રધાનમંત્રી હેલેન કલાર્ક અફઘાનીસ્તાનના ભુતપુર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજાઇ કેનેડાના ભુતપુર્વ પ્રધાનમંત્રી સ્ટીફન ફાફેર સ્વીડનના ભુતપુર્વ પ્રધાનમંત્રી કાર્લ બિલ્ડ ડેનમાર્કના ભુતપુર્વ પ્રધાનમંત્રી એન્ડર્સ ફોગ રાસમુસેન ભુટાનના ભુતપુર્વ પ્રધાનમંત્રી રોહિંગ તોબગે અને દક્ષિણ કોરીયાના ભુતપુર્વ પ્રધાનમંત્રી હોન સિયુંગસ્ટેએ પણ આ સત્રમાં ભાગ લીધો હતો સાત દેશોના ભુતપુર્વ વડાઓ એ વિશ્વ સામેના મુખ્ય પડકારો ઉપર વિયાર વિમર્શ કર્યા આ પ્રતિષ્ઠીત મંત્રણા કાર્યક્રમની પાંચમી આવૃતીનું આયોજન વિદેશ મંત્રાલય અને ઓબઝર્વર રીસર્ચ ફાઉન્ઠેશનના સંયુકત ઉપક્રમે ધરાયું છે

જેમાં રશિયા ઇરાન ઓસ્ટ્રેલિયા માલદીવ દક્ષિણ આફિકા ડેન્માર્ક ઉઝબેકિસ્તાન અને યુરોપીયન સંઘનો સમાવેશ થાય છે

સમગ્ર દેશમાંથી આવનારા બે ફજારથી વધુ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો તેમાં ભાગ લેશે આ કાર્યક્રમમાં કેટલાક વિદ્યાર્થીઓના પરીક્ષાના તણાવમાંથી કઇ રીતે મુકત થઇ શકાય તે અંગેના સવાલોના શ્રી નરેન્દ્ર મોદી જવાબ આપશે

ગઇ રાત્રે ચેન્નાઇમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે સંબોધન કર્યુ હતું તમીલ ભાષાના રાજકીય અને કટાક્ષ લેખોના સામયિક તુઘલકની સુવર્ણ જયંતી ઉજવણી નિમિત્ત યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે દિલ્હીથી આ ટેલીવીઝન સંબોધન કર્યુ હતું પ્રધાનમંત્રીએ સ્વચ્છતા અભિયાન જેવા ઉમદા હેતુને આગળ વધારવા માટે પ્રસાર માધ્યમોએ ભજવેલી ભૂમિકા અને પ્લાસ્ટીકના પ્રદુષણ સામે જાગૃતિ ઉભી કરવા બદલ પ્રસાર માધ્યમોની ભૂમિકાની પ્રશંસા કરી હતી તેમણે આશા વ્યકત કરી હતી કે રાષ્ટ્રઘડતરની આવી પહેલને પ્રસાર માધ્યમો ટેકો આપવાનું યાલુ રાખશે શ્રી મોદીએ જણાવ્યું હતું કે દેશની દાયકાઓ જુની સમસ્યાઓ હલ કરવામાં તેમની સરકારે અનેક પહેલ કરી છે

પ્રધાનમંત્રીએ તેમના પ્રવચનમાં કહયું હતું કે તમામ પ્રસાર માધ્યમ ગૃહોએ નૈતિક પત્રકારત્વનું આયરણ કરવુ જોઇએ અને લોકો સમક્ષ વિશ્વાસ પાત્ર સમાયારો રજુ કરવાની પ્રસાર માધ્યમોની ફરજ છે

શ્રી નાયડુએ જણાવ્યું હતું કે કોઇપણ બાબત વિશે સવાલ પુછતી વખતે પણ હકારાત્મક રીતે વિચારવુ એ લોકશાહી વ્યવસ્થાને મદદરૂપ બને છે તેમણે ઉમેર્થુ હતું કે સરકાર દરખાસ્ત કરે અને વિપક્ષ તેમનો વિરોધ કરે જયારે વિધાનસભ્યો જે તે દરખાસ્તનો રાષ્ટ્રહિતમાં નિકાલ લાવે શ્રી નાયડુએ ભારપુર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રહિતને પહેલુ રાખવાની બાબતને હંમેશા પ્રાથમિકતા આપવી જોઇએ અને ત્યારબાદ જ પક્ષનું અને છેલ્લે પોતાનું હિત જોવુ જોઇએ શ્રી વેકૈયાહ નાયડુએ જણાવ્યું હતું કે તુઘલક સામયિકના સ્થાપક ચો રામાસ્વામી કોઇનાયથી ડર્યા વિના કે કોઇની તરફેણ કર્યા વિના પોતાની કલમની તાકાત બતાવીને પત્રકારત્વ ક્ષેત્રે અનોખુ ઉદાહરણ સ્થાપ્યુ હતું

આગામી આઠમી ફેબ્રુઆરીએ યોજાનારી આ યુંટણીની મતગણતરી અગીયારમી ફેબ્રુઆરીએ હાથ ધરાશે ગઇકાલની બેઠકમાં દોઢસોથી વધુ અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા આ નિરીક્ષકોને સંબોધતા મુખ્ય ચુંટણી કમિશ્નર સુનીલ અરોરાએ ચુંટણી આયારસંહિતાનો યુસ્ત અમલ કરવા અને યુંટણી પંચની માર્ગદર્શક રૂપરેખાને અમલ કરવા કહયું હતું તેમણે આ અધિકારીઓની યુંટણી પંચ સાથે સઘન સંકલન જાળવી રાખવાની સલાફ આપી હતી અને કોઇપણ સમયે સંપર્ક સાધી શકાય તે માટે તૈયાર રહેવા અનુરોધ કર્યો હતો ચુંટણી કમિશ્નર અશોક લવાસાએ નિરીક્ષકોની ભૂમિકાનું મહત્વ સમજાવ્યું હતું તેમણે આ અધિકારીઓની તેમના ફરજ પાલન દરમિયાન ફરીયાદોનું તત્કાળ નિવારણ કરવા અને નિસ્પક્ષતાનું પાલન કરવા કહયું હતું

એન્કોર નામની આ એપ અને પોર્ટલની મદદથી ઉમેદવારોની ઉમેદવારી તેમના સોગંદનામા ચુંટણી ચિન્હની ફાળવણી ઉમેદવારી પત્રોની ચકાસણી મતદાનની સ્થિતિ મતગણતરી અને પરીણામની જાહેરાત જેવી તમામ પ્રક્રિયા ઝડપથી કરી શકાશે

ભારતની વિશાળ વેપાર ખાદ્ય અંગે પુછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં ચીનના નાયબ મંત્રી ઝોઉ ઝફીવુચે જણાવ્યું હતું કે ચીનના વિશાળ બજારમાં ભારતનો ઉચ્ચ ગુણવત્તાવાળો માલ સામાન આવકાર્ય છે શ્રી ઝોઉએ ઉમેર્યુ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જીનપીંગ વચ્ચેની ગયા વર્ષે યોજાયેલી અનૌપયારિક શિખર બેઠકે વેપાર વૃધ્ધિ માટે સારૂ બળ પુરૂ પાડયું હતું બંને દેશ વચ્ચેના દ્વિપક્ષી સંબંધો અને વેપાર વૃધ્ધિને પ્રોત્સાહન મળવાનું યાલુ રહેશે ભારતની ચીન સાથેની વેપાર ખાદ્ય અન્ય કોઇપણ દેશ કરતા સૌથી વધુ છે ગયા વર્ષે ચૈન્નાઇમાં યોજાયેલી બીજી અનૌપયારિક શિખર બેઠક દરમિયાન શ્રી મોદી અને શ્રી શી જીનપીંગ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ તેમજ ચીનના ઉપરાષ્ટ્રપતિ હ્ યુનહ્આની આગેવાની હેઠળ સ્થાપવામાં આવેલી નવી વેપાર વ્યવસ્થાને આગળ ધપાવવા સહમત થયા હતા આ વ્યવસ્થા હેઠળ વેપાર મુડી રોકાણ અને સેવાઓ અંગે ચર્ચા કરાશે મંત્રી કક્ષાની આ પહેલી બેઠક આ વર્ષે યોજાશે ભારતની ચીન સાથેના વેપારની ખાદ્ય મુખ્યત્વે બે બાબતોના કારણે વધી રહી છે ભારત ચીનમાં મુખ્યત્વે પ્રાથમિક કક્ષાની ચીજવસ્તુઓ જ નિકાસ કરે છે

આ ઉપરાંત દવાઓ ઇન્ફર્મેશન ટેકનોલોજી વગેરે પણ ચીનમાં નિકાસ થાય છે ભારત માફીતી ટેકનોલોજીની કંપનીઓ માટે દવાઓ માટે અને ખાંડ ચોખા દુધ તેમજ દુધની બનાવટો સહિત ક્રષિ પેદાશો માટે ચીનના બજારો ખુલ્લા મુકવાની માંગણી કરી રહયું છે